ઉત્તર ભારતમા ભાજપના ગઢ સમાન મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે તો દક્ષિણ ભારતમાં તેલંગાણામાં પણ ભાજપને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે

આ સંમેલનનો ઉદેશ્ય મહિલાઓ બાળકો કિશોરોના આરોગ્ય સંબંધી કાર્યકરમોમાં વેગ આપવા જ્ઞાન અને જવાબદારીમાં સુધારો કરવાનો છે ભાગીદારી મંચ એ વૈશ્વિક સ્વાસ્થ્ય ભાગીદારીનું એક મંચ છે

બે દિવસના આ આંતરરાષ્ટ્રીય સમ્મેલનનું સ્વાસ્થ્ય મંત્રાલયે આયોજન કર્યું છે

ટવીટર હેન્ડલ એટ ધ રેટ સાયબર દોસ્તનો હેતુ સાયબર ગુનાઓ અને સાવચેતીઓ વિષે લોકોના મૂળભૂત જ્ઞાનને વધારવાનો છે

મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરમાં રાજ્યની નગરપાલીકાઓના પ્રમુખશ્રીઓ તેમજ ચીફ ઓફિસરોની બેઠકમાં માર્ગદર્શન આપી રહ્યા હતા તેમને કહ્યું કે નગરોમાં સ્વચ્છતા ટાઉન પ્લાનિંગ સ્કીમ રી યુઝ ઓફ ટ્રીટેડ વોટર સહિતના વિવિધ શહેરી વિકાસ કામોની આંતરીક સ્પર્ધા કરીને શ્રેષ્ઠતમ દેખાવ કરનાર નગરીને પ્રોત્સાહન ગ્રાન્ટ સહાય આપવાની સર્વગ્રાહી નીતિ રાજ્યસરકાર આગામી દિવસોમાં ઘડશે

નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો પ્રમુખ લતાબેન સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજવાનું આયોજન કરાયું છે

પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારે રૂા પ પ જેટલ આંશિક રાહત જાહેર કરી હતી આ રાહત બાદ ગુજરાતમાં પણ ભાવોમાં ઘટાડો શરૂ થયો હતો